ગેરકાનૂની પ્રવૃતિ પ્રતિબંધક કાયદામાં સુધારાઓ લાકસભાએ મંજુર કર્યા

આધાર અને અન્ય કાયદા સુધારાઓ મંત્રીમંડળે મંજુર કર્યા

જાપાન ઓપન બેડમિન્ટનમાં પી વી

એસ પ્રણય બીજા રાઉન્ડમાં પહોંચ્યા

આ અગાઉ એ આઇ એમ

એમ

આ ખરડામાં સરકારને કાઇ ત્રાસવાદી પ્રવૃતિ માટે જવાબદાર હાથ તેને ત્રાસવાદી જાહેર કરવાન અધિકાર મળે છે

આઇ એ

ખરડા પરની ચર્ચાના અંતે જવાબ રજુ કરતાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રાસવાદીઓ સામે કામ ચલાવવા કડક કાયદાની જરૂર છે અને આ સુધારાઓમાં ઘણી સલામત જાગવાઇઓ હાવાથી દુરુપયાા શક્ય નથી તેમણે કહ્યું કે ત્રાસવાદ સામેની લડાઇમાં પક્ષીય રાજનીતિ ન ફાથ અને તમામ પક્ષાએ સહયણ આપવ જાઇએ શ્રી શાહ જણાવ્યું કે ત્રાસવાદીઓને નાણાકીય સહયાા આપનાર પણ ત્રાસવાદી જ ગણાય શહેરી માઓવાદીઓને પણ માફ નહીં કરાય બાદમાં કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ આ ખરડ સ્થાથી સમિતિને માકલવાની માંગણી કરી હતી

તૃણમુલ કોંગ્રેસના મહુઆ માઇત્રાએ કહ્યું કે આ નાગરિક વિરાધી અને સંઘીય વ્યવસ્થા વિરાધી ખરડ છે

અને ખાંડ ઉત્પાદક તથા શેરડી પકવતા ખેડૂતામાં ફીત જળવાઇ રહશે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબાધતા કહ્યું કે સરકારે આધારને ઓળખકાર્ડ બનાવવાનું નક્કી કર્યું છે

સી એમ આર

સાથે જાડી દીધી છે

લાકસભામાં શૂન્યકાળ દરમિયાન જવાબ આપતાં શ્રી સિંહે કહ્યું કે ગયા મહિને ઓસાકામાં થયેલી મુલાકાતમાં કાશ્મીર મુદ્દે ચર્ચા થઇ જ નથી અને આ પ્રસંગે વિદેશમંત્રી એસ

કોંગ્રેસના નેતૃત્વમાં ડી એમ કે

સ્વીટઝર્લેન્ડ તેમાં પ્રથમ નંબરે છે

આ મંત્રી જૂથ જાતીય શાવણના ગુનાઓ અંગે થાણ્ય કાનૂની માળખું ઉભું કરવા ભલામણ કરશે

રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પૂરક પ્રશ્નાભા જવાબમાં જણાવ્યું કે સરહદ સુરક્ષાદળ ઉપરાંત તારની વાડ ફલડ લાઇટ કડક પેટ્રાલીંગ જેવી બાબત ઉમેરવામાં આવી છે

ન્યાયમૂર્તિ એસ

બી આઇ